પ્રધાનમંત્રી નરેન્ન મોદીએ કહ્યું કે દેશની કોરોના સામેની લડતની જેમ જ દેશનો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

નિમિત્તે યોજાનારા સમારોહને સંબોધિત કરશે

અપાશે

તેમ જણાવતા શ્રી મોદીએ કહ્યું કે કોરોના સામેની લડાઇમાં ભારતે દુનિયાને કરેલી મદદથી વિશ્વમાં દેશની પ્રતિષ્ઠા વધી છે જુદા જુદા દેશના રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ભારતને ધન્યવાદના સંદેશ પાઠવી રહ્યા છે હૈદરાબાદના બોથિનપલ્લીના સ્થાનિક શાકબજારમાં બગડી ગયેલા શાકભાજીમાંથી વિજળી બનાવવાની શરૂ કરેલી પહેલનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું કે કચરામાંથી કંચન બનાવવાની આવી યાત્રા નવકલ્પનાની ખરી તાકાત છે

શ્રી મોદીએ અરૂણાચલ પ્રદેશના તવાંગમાં પર્યાવરણના રક્ષણ સાથે આવકનો સોજાત શરૂ કરાયો છે

જેનાથી અહીંના આદિવાસી લોકોને રોજગારી મળે છે શ્રી મોદીએ દેશના યુવાઓને સ્વતંત્રતા સેનાનીઓ અને આઝાદીની ઘટનાઓ વિશે લખવા આહવાન કર્યું તેમણે કહ્યું કે યુવા લેખકો માટે શરૂ થઇ રહેલી પહેલથી તમામ ભાષાના યુવા લેખકોને પ્રોત્સાહન મળશે

જે દેશમાં પ્રસરી રહેલી નવકલ્પના ભાવના પ્રદર્શિત કરે છે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 અંતમાં શ્રી મોદીએ નાના નાના પ્રયાસોથી નવા વર્ષના સંકલ્પો લક્યોના પૂરા કરવા સૌને સાથે મળી કામ કરવા આહવાન કર્યું

પ્રબુધ્ધ ભારત પત્રિકા ભારતના પ્રાચીન આધ્યાત્મિક પરંપરાનો સંદેશ આપવા માટેનું મહત્વપૂર્ણ માધ્યમ છે પ્રબુધ્ધ ભારતમાં અનેક જાણીતા મહાનુભાવો ભારતીય સંસ્ક્રતિ આધ્યાત્મિકતા દર્શન ઇતિહાસ મનોવિજ્ઞાન કલા અને અન્ય સામાજીક મુદ્દાઓ પર લખી યૂક્યા છે

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ગઈકાલે યોજાયેલી ખાસ બેઠકમાં દેશમાં કોવિડના રસીકરણ અભિયાનમાં અત્યાર સુધી થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી શ્રી રાજેશ ભૂષણે રસીકરણ અભિયાન હજુ ઝડપી બનવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું કોવિડ રસીકરણ ગુજરાતમાં કોવીડ રસીકરણના આજથી શરૂ થયેલા બીજા તબક્કામાં આરોગ્ય કર્મીઓ સાથે કોવીડ સામેની લડતના અગ્રીમ હરોળના કર્મીઓને આવરી લેવાશે

આજે એક દિવસમાં એક લાખથી વધુ વ્યક્તિઓને કોવીડની રસી આપવાનું આયોજન કરાયું છે

રાજ્યમાં અત્યારસુધીમાં એકપણ વ્યક્તિને રસીની ગંભીર આડઅસર જોવા મળી નથી

કન્ટેનમેન્ટ વિસ્તારોમાં આવેલા સિનેમાગૃહોને શરૂ કરવાની મંજૂરી અપાશે નહીં એવી જ રીતે રાજ્યો તથા કેન્ફશાસિત પ્રદેશો કોવીડની પોતાની સ્થાનિક વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સિનેમાગૃહોને મંજુરી આપી શકશે તેમણે કહ્યું કે બધા જ સિનેમાગૃહોને ટીકીટ વેચાણની કામગીરી ઓનલાઇન પદ્ધતિથી કરવા પ્રોત્સાહન અપાશે એવી જ રીતે ફિલ્મના બે શો વચ્ચે પૂરતા પ્રમાણમાં સમયગાળો રાખવાનો નિર્દેશ અપાશે જેથી સામાજીક અંતર જાળવવાની કામગીરી સરળ બનશે તથા સિનેમાગૃહોને સેનેટાઇઝ કરવાની કામગીરી માટે પૂરતો સમય મળી શકશે સિનેમાગૃહોમાં બે વ્યક્તિઓ વચ્ચે યોગ્ય અંતર જાળવવુ માસ્ક પહેરવા જેવા નિયમોનું પાલન કરવું પડશે

શુક્રવારે રમાયેલી બીજી સેમિફાઈનલમાં તમીળનાડુએ રાજસ્થાન સામે સાત વિકેટે વિજય મેળવ્યો હતો